બીએસએનએલ અને એમટીએનએલ ને બેઠી કરવા માટેના આયોજનાને મંજૂરી આપી

તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડીજીપીએ જણાવ્યું હતુ કે અન્સાર ગઝવાત ઉલ હિંદ જે કાયદા સાથે સંબંધીત છે

પોલીસવડાએ કહ્યં કે આ ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા બાદ જમ્મુ કાશ્મીરમાંથી એજીએચ સંગઠનનો સફાયો થઇ ગયો છે

શ્રી જાવડેકરે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવાનું આ પગલું છે

આ જાહેરાત કરતાં જણાવાયું હતું કે આ બંને કંપનીઓને બંધ કરવામાં આવી રહી નથી કે તેમાંથી રોકાણ પરત લેવામાં આવી રહ્યું નથી

શ્રી પ્રસાદે કહ્યું કે કંપનીના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ થોજના હેઠળ આકર્ષક પેકેજ આપવામાં આવશે તેમણે કહ્યું કે આ બંને કંપનીઓ ભારતની વ્યૂહાત્મક સંપત્તિ છે

અને આ કોલોનીમાં રહેતા લોકોને માલિકીપણાનો હક્ક પણ આપવામાં આવ્યો છે

અને આ સંદર્ભમાં સંસદના આગામી સત્રમાં વિધેયક લવાશે

આ બંને કમાન્ડ એડીશનલ ડાયરેકટર જનરલ હસ્તક રહેશે અને તેઓને ઇન્સ્પેકટર જનરલ મદદરૂપ બનશે આ આટીબીપીમાં ગ્રુપ એ ની જગ્યાઓ ઉભી કરવા અંગે માહીતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સરકારના આ નિર્ણથથી સુપરવાઇઝરી ક્ષમતા અને કુશળતામાં વધારો થશે

વિશ્વની હિમ ચિત્તા અને પરિસ્થિતિના તંત્ર સુરક્ષા કાર્યક્રમની સંચાલન સમિતિની ચોથી બેઠકના ઉદ્વાટન સત્રને સંબોધતા શ્રી જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દાયરામાં આવનારા બધા દેશો સાથે મળીને કામ કરી શકે છે અને હિમ ચિત્તાની ગણતરી કરી શકે છે તેમણે કહ્યું કે જે દેશોમાં હિમ ચિત્તા મળી આવે છે તે દેશોએ આવનારા દાયકામાં આ સંખ્યા વધારીને બમણી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ

માનવામાં આવે છે કે ભારતમાં હિમ ચિત્તાની સંખ્યા યારસોથી વધીને સાતસો સુધી થઈ શકે છે જે હિમાલથ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાયલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોવા મળે છે

આ અંગેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે

અને તેની મતગણતરી પણ આવતીકાલે સવારે આઠ વાગે શરૂ થશે

આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા પરિણામોની જાણકારી માટે વિશેષ પ્રસારણ થશે જે સવારે સાડા આઠથી બપોરે બે વાગ્યા સુધી એફએમ ગોલ્ડ અને અન્ય ચેનલો પર સાંભળી શકાશે

આજે નવી દીલ્ફીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે તેમને આવકાર્યા હતા ડોકટર રીઝવીએ પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રભાવિત થઇને તેઓ ભાજપમાં જોડાયા છે

પરિષદ પહેલાં મંત્રીસ્તરીય અને અધિકારી સ્તરીય બેઠકો પણ યોજાશે આ પરિષદમાં બાન્ડંગ સિદ્ધાંતોને જાળવવા માટે અને તેની સામેના પડકારો અંગે ચર્ચા થશે આ ઉપરાંત ત્રાસવાદ શાંતિ સામેના પડકારી અને સલામતિ જેવા મુદ્દાઓ પણ ચર્ચાશે

તે સમયે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન હતું અગાઉ ઉત્તરાખંડ હાઇકોર્ટે હરીશ રાવત સામે કેસ નોંધવાની સીબીઆઇને મંજૂરી આપી હતી

ચિદમ્બરમે આએનએક્સ મીડીયા કેસમાં દિલ્હી વડી અદાલતમાં જામીન અરજી કરી છે સર્વોચ્ય અદાલતે ગઇકાલે જામીન મંજુર કર્યા હતા હાલ તેઓ ઈડી કેસમાં અટકાયત હેઠળ છે

ભ્રષ્ટાયાર વિરોધી કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે